ત નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે કહ્યું છે કે કોરોના પોઝિટિવ કેસમાં વધારા સામે મૃત્યુમાં ઘટાડો બતાવે છે કે તંત્રની કામગીરી પરિણામદાયક રહી છે

કોરોના સંક્રમણ ખાળવા માટે તેમણે લોકોને અપીલ કરી છે કે સૌ માસ્ક પહેરે અને સામાજિક અંતર જાળવે

જ્યારે આણંદ જિલ્લામાં નવા આઠ કેસ બહાર આવ્યા છે

તો સાબરકાંઠામાં નવ કેસ આજે બહાર આવ્યા છે

તો ડાંગ જિલ્લામાં પણ બે કેસ નોંધાયા હોવાનું બહાર આવ્યું છે

કોરોના પ્રતિકારની અસર સુરતમાં માસ્ક નહીં પહેરવા બદલ પાંચસો રૂપિયાનો દંડ ફરમાવતું જાહેરનામું આજે બહાર પડ્યું છે દંડની આ રકમ અત્યાર સુધી બસસો રૂપીયા હતી

અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધતાં તંત્ર કડક બન્યું બન્યું છે આરોગ્ય તપાસ કરતી ચેક પોસ્ટ ફરી વખત ચાવંડ ખાતે શરૂ થઈ છે અને અમદાવાદ સુરત અને મુંબઈ તરફ થી આવી રહેલા તમામ વાહનના પ્રવાસીનું મેડિકલ સ્ક્રીનિંગ ફરજીયાત બનાવાયું છે જિલ્લા કલેક્ટર આયુષ ઓક દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેર નામા પ્રમાણે યાવંડ સિવાયના ડુટ ઉપરથી અમરેલી જિલ્લામાં પ્રવેશી રહેલા વાહનનું ફરજિયાત ચેકિંગ રાજુલા ડુંગર ખાતે હાથ ધરાશે

મહીસાગર જિલ્લામાં રોજ બરોજ કેસ નોંધાઈ રહ્યા હોવાથી વેપારી આલમે ધંધા રોજગાર બંધ રાખી શુક્ર શનિ અને રવિ એમ ત્રણ દિવસ જનતા કર્ફયુ રાખવાનો નિર્ણય કર્યો છે તો મોરબી પંથકના ટંકારામાં પણ બપોરે બે વાગ્યા બાદ બજાર બંધ રાખવાનો નિર્ણય વેપારીઓ એ કર્યો છે રાજકોટમાં દારૂના કેસમાં પકડાયેલ આરોપી કોરોના પોઝિટિવ નીકળતા યુનિવર્સિટિ પોલિસ સ્ટેશન સેનેટાઈઝ કરાયું અને બે કોંસ્ટેબલને ગૃહ એકાંતવાસ માં મોકલાયા કોરોના સંક્રમણને લીધે યાલુ વર્ષે ભાદરવી પૂનમના દર્શન માટે અંબાજી જતાં પગપાળા સંઘને પરવાનગી આપવાની બાબત નક્કી કરવા માટે આજે ગાંધીનગર ખાતે ઉચ્ય સ્ટારની બેઠક યોજાઇ હતી જેનો નિર્ણય હવે જાહેર થશે

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ સુરત જિલ્લામાં તથા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ થવાની સંભાવના છે વલસાડ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસતા આજે દિવસ દરમ્યાન ઉમરગામમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જયારે અન્ય તાલુકામાં ઝરમર વરસાદ થયો હતો

એકાદ કલાકના સમયગાળા દરમિયાન અડધો ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો જામનગર જીલ્લાના જામજોધપુરમાં સતત મેગમહેર અવિરત ચાલુ છે પરડવા ગામમાં અઢી વરસાદ પડ્યો હતો ધૂનડામાં પણ ત્રણેક ઇચ વરસાદ પડ્યો હતો

રાજકોટ જિલ્લાના જેતપુરથી ગોંડલ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ખેતરોમાં પાણી ભરાયા છે તેમજ વાહન વ્યવહારને ભારે અસર થઇ હોવાનું જાણવા મળે છે દેરડી કુંભાજી વીરપુર ગામે પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો ઉપલેટા પંથકમાં ભારે વરસાદને કારણે વેણુ ડેમના ત્રણ અને મોજ ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે આ સાથે ત્યાંના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યો છે મહેસાણા જીલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યાના અહેવાલ છે મહેસાણા ઉના અને ઉંઝા સહિત કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પોરબંદરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે હમણા જ મળતાં સમાચાર મૂજબ ગાંધીનગરમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે ચોમાસાની શરૂઆત સાથે અમરેલી જીલ્લામાં રાજુલા જાફરાબાદ પંથકમાં સારો એવો વરસાદ પડ્યો છે

ડેમના હેઠવાસમાં આવેલા ખાખબાઈ હિંડોરણા છતડીયા વડ ભયાદર રામપરા જેવા ગામોના સરપંચોને તાકીદે એલર્ટ કરાયા ગીર જંગલ અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે હિરણ બે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે

ભુજ ખાતે નાયબ કસ્ટમ કમિશ્નર રાકેશ બિહારીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે કસ્ટમ ખાતાની પેટ્રોલિંગ ટુકડીએ જખૌ નજીક ના સ્યાહી બેટ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા ડ્રગ્સ ભરેલું હોય તેવા આઠ પેકેટ મળી આવ્યા હતા

ટી

ટી બસ સુવિધામાં દિન પ્રતિદિન વધારો કરાઇ રહ્યો છે ત્યારે લાંબા અંતરની બસ સેવાઓને યથાવત રાખવા સાથે અંતરિયાળ વિસ્તારના રૂટને પણ ધીમે ધીમે વિસ્તારવાના પ્રયાસો હાથ ધરાયા છે આ અંગે કચ્છ જીલ્લાના એસ ટી તંત્રના વિભાગીય નિયામક સી ડી

ચાલુ વર્ષે ઓક્ટોબરમાં ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો હોવાથી સમયસર ચૂંટણી યોજવા તંત્ર સજ્જ બન્યું છે કેન્દ્ર શાસિત પ્રદેશના યૂંટણી કમિશ્નર નરેન્દ્ર કુમારે વિવિધ જિલ્લાની બેઠકો માટેના ચૂંટણી અધિકારીના નામ ની પણ જાહેરાત કરી દીધી છે

રાજ્યમાં ઑટો રીક્ષા ડ્રાઈવર્સની સરળતાથી ઓળખાણ થાય તે હેતુસર નિર્ણય લેવાયો છે

વન સમિતિ સાથે જોડાયેલા આ પ્રગતિશીલ ખેડૂતોને સફેદ મૂસળીનો પાક લેવાની કળા શીખવતી તમામ તાલીમ વન વિભાગ આપે છે

વન મહોત્સવની ઉજવણી અગાઉ કમળા ખાતે નડિયાદ સો મીલ ઓનર એસોશીએશન અને જિલ્લાત વન વિભાગ દ્વારા વિનામૂલ્યે રોપાઓના વિતરણનો શુભારંભ જિલ્લાા કલેકટર શ્રી આઇ

પટેલના હસ્ત્રે કરવામાં આવ્યો્ હતો